કેન્દ્રએ આ અંગે ચૂંટણી આયોગની ભલામણોનો સ્વિકાર કર્યો છે ચૂંટણી આયોગે કહ્યું હતું કે કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિઓમાં ઉમેદવારોને ચૂંટણી પ્રચારમાં મુશ્કેલીઓ પડી રહી છે માટે ઉમેદવારોને વધુ ખર્ચની મંજૂરી આપવામાં આવે

કોરોના અપડેટ દેશમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે

જે કુલ દર્દીઓના દોઢ ટકા જેટલા જ છે ગઇકાલે એક જ દિવસમાં ભારત કરતા અમેરિકામાં સાત હજાર વધુ દર્દી પોઝિટિવ આવ્યા હતા

શાહ્ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારતના લોકોની સુરક્ષા અને સ્વસ્થ જીવન મોદી સરકારની સર્વોચ્ય પ્રાથમિકતા છે પ્રધાનમંત્રી મોદીના રાષ્ટ્રજોગ સંબોધન બાદ શ્રી શાહે ટ્વીટ સંદેશમાં પ્રધાનમંત્રીએ કોરોના સામે સાવચેત રહેવાની કરેલી અપીલને અનુસરવા સૌને આગ્રહ કર્યો છે તેમણે કહ્યું કે એકજુથતા અને દ્રઢ સંકલ્પથી જ આપણે આ રોગચાળાને હરાવી શકીશું

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના જાનની પરવા કર્યા વગર લોકોની રક્ષા ખાતર જાન ફેસાની વ્હોરનારા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી છે

વેંકૈયા નાયડુએ તમામ પોલીસ કર્મીઓને તેમની ફરજ નિષ્ઠા અને સર્વોચ્ય બલિદાન બદલ અંજલિ અર્પી છે એક ટ્વીટ સંદેશમાં શ્રી નાયડએ કહ્યું કે પોલીસ જવાનોના બલિદાન શૌર્ય અને કટિબદ્વતા બદલ દેશ તેમનો ઋણી છે

એક ટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ કહ્યું છે કે આજનો દિવસ શહિદ પોલીસ જવાનો અને તેમના પરિવારોને દેશભરમાં નમનનો દિવસ છે તેમનું બલિદાન અને સેવા હંમેશાં યાદ રહેશે

દેશને તેમના માટે ગર્વ છે

આજે નવી દિલ્હીમાં પોલીસ સંભારણા દિવસ નિમિત્તે રાષ્ટ્રીય પોલીસ સ્મૃતિ સ્થળે પોલીસ પરેડને સંબોધતાં શ્રી શાહે ફરજપાલન કરતાં જાનની આહ્તિ આપનારા જવાનોને ભાવલીની શ્રદ્ધાંજલિ અર્પી હતી ગૃહમંત્રીએ પોલીસ જવાનોને ખાતરી આપી હતી કે તમે દેશની આંતરિક સલામતીનું ધ્યાન રાખો નરેન્દ્ર મોદી સરકાર તમને તથા અમારા પરિવારોનું રક્ષણ કરવા હંમેશાં તૈયાર છે

ચીનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ ભારત અને ચીન વચ્ચે આ અંગે થયેલી સમજૂતી મુજબ ભારતીય સેનાને આજે સવારે આ સૈનિકને ચીનની સેનાને સોંપ્યો છે પીપુલ્સ લિબરેશનનો આ સૈનિક ભારત ચીન સરહદ નજીક એક સ્થાનીય નાગરિકને તેના જાનવરની શોધવામાં મદદ કરતી વખતે ભૂલો પડી ગયો હતો ચીનની સેનાએ તેના ગુમ થવા અંગેની જાણકારી ભારતીય સેનાને આપી હતી ભારતીય સેનાના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતુ કે બંન્ને દેશો વચ્ચે થયેલી સમજૂતી મુજબ તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ આ સૈનિકને ચીનના અધિકારીઓને સોંપવામાં આવશે આઈપીએલ આઈપીએલમાં કાલે દુબઈમાં રમાયેલી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે દિલ્ફી કેપીટલ્સને પાંચ વિકેટે હરાવ્યું છે

જોકે દિલ્હી કેપીટલ્સ યાદીમાં ટોચના સ્થાને છે

આર્મેનિયા અઝરબૈજાન આર્મેનિયા અને અજરબૈજાને કહ્યું કે નાગોર્નો કારાબખ વિસ્તારમાં લડાઈ સમાપ્ત કરવાના પ્રયાસો અંતર્ગત તેમના વિદેશમંત્રી શુક્રવારે અમેરિકાના વિદેશમંત્રી સાથે વોશિંગ્ટનમાં બેઠક કરશે અઝરબૈજાને કહ્યું કે તેમના વિદેશમંત્રી જેહપુન બેયરામોવ યુરોપ મીન્સક જૂથના સુરક્ષા અને સંગઠનના પ્રતિનિધિઓને પણ મળશે દરમિયાન નાગોર્નોના સેંકડો ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો મેળવવા ગઈકાલે આર્મેનિયા અઝરબૈજાન વચ્ચે ભીષણ સંઘર્ષ થયો હતો સંઘર્ષ વિરામના બે વાર કરાયેલા પ્રયાસો છતાં પણ છેલ્લા ત્રણ અઠવાડિયાથી અહીં સંઘર્ષ ચાલી રહ્યો છે